પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગો માટે સર્વસમાવેશક અને સેમાન ભવિષ્ય ઘડવા જરૂરી કામગીરી કરવા સરકારની પ્રતિબદ્વતા દહોરાવી છે ટ્વિટર ઉપર શ્રી મોદીએ જણાવ્યું છે કે દિવ્યાંગોએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ દરેક માટે પ્રેરણા રૂપ છે

જીલ્લાનાં વિશાળ દરિયા કિનારે પાડોશી દેશ દ્વારા શસ્ત્રોડ્રગ્સ તેમજ ધુસણખોરી ની ધટનાઓ અવારનવાર બનતી હોય છે આ ઉપરાંત જખૌ બંદરે થતી માછીમારીમહાબંદર કંડલા અદાણી બંદર વગેરેની સુરક્ષા માટે નૌસેના સતત કાર્યરત રહે છે તેવામાં કરછનો નૌસેનાનું કાયમી મથક ઊભું કરવું જરુરી બન્યું છે

મળતા સમાયાર મુજબ કરછમાં નખત્રાણા તાલુકા પંચાયતની અંગીયાની મહિલા અનામત બેઠકો માટે પણ મતદાન થશે

આવા ક્ષારયુકત પાણીને પીવાલાયક બનાવી લોકોને આ પાણીથી થતા રોગોથી બયાવવા જાપાની કંપની સાથે જોડાણ કરાયું છે કોઇપણ કેમિકલઇલેક્ટ્રિકમિકેનીકલ કે કોર્મશિયલ ફિલ્ટર પ્રક્રિયા સિવાયની પદ્વતિ થી પાણી ની ગુણવત્તા સુધારણા કરતા આ ફિલ્ટરનાં વિતરણ માટે આ જાપાનીઝ કંપની દ્વારા જોડાણ કરાયું છે આ ફિલ્ટરથી બીજ જરૂરી ક્લોરીન દુર થતા પાણીની ગુણવતામાં સુધારો થાય છે અને મિનરલ થી ભરપુર પાણી ઉપલબ્ધ બને છે